ચુંટણી પંચે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સામેની આચાર સંહિતા ભંગની ફરીયાદ નકારી કાઢી છે લોકસભાની બાકીના ત્રણ તબકકાની યુંટણી માટે પ્રચાર વેગીલો બન્યો ભાજપ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય નેતાઓ દ્વારા જાહેર સભાઓના આયોજન

પંચે જણાવ્યું છે કે સમગ્ર પ્રવચનમાં કંઈ જ વાંધાજનક બાબત નથી

સુરત નજીક અમરોલી ખાતે સાતમી એપ્રિલે કરેલા પ્રવચનને આચાર સંહિતાનો ભંગ ગણાવી આ પ્રતિબંધ મુકથો છે

તેમની સામે આ બીજીવાર પ્રતિબંધ લાગુ કરાયો છે

આ અંગે પંચે ગૃહ મંત્રાલય પાસે કેટલીક વ્યાપક વિગતો માંગી છે પંચે જાણીતા કાનૂન નિષ્ણાંતનો અભિપ્રાય લેવાનું પણ નકકી કર્યુ છે અને જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન ધ્યાનમાં રાખીને વિચારણા હાથ ધરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઇ એજન્ડા નહીં હોવાનો આરોપ મૂક્યો છે બિહારના મુઝફરપુરમાં યૂંટણી રેલીને સંબોધતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષોને સર્જીકલ અને હવાઇ હુમલાથી એલર્જી છે

તેમણે બહરાઇચ અને ઉત્તરપ્રદેશના બારાબાંકી ખાતે રેલીઓ સંબોધી હતી

બહેરીયમાં તેમણે કહ્યું કે વિકાસલક્ષી એજન્ડા માત્ર ભાજપ જ આપી શકશે

ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનના અલવર તથા દૌસા અને ભરતપુર ખાતે યૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે કહ્યું કે મોદી સરકારે ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના તિકમગઢ દામોહ તથા પન્નામાં જયારે બી

ના વડા માયાવતીએ ઉત્તરપ્રદેશમાં રેલીઓ યોજી હતી

ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને જયપુરમાં જાહેર સભા કરશે તેઓ પ્રથમ આંબેડકરનગર જીલ્લામાં માયા બજાર ખાતે અને બાદમાં કૌસાંબી ખાતે જાહેરસભા સંબોધશે કોંગ્રેસ પ્રમુખ રાહ્લ ગાંધી આજે બારાબાકી ખાતે રામનગરમાં અને મધ્યપ્રદેશમાં હોશંગાબાદ ખાતે જાહેરસભા સંબોધશે તેઓ પી એલ પુનિયાના પુત્ર તનુજ પુનિયા માટે પ્રચાર કરશે

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે રાયબરેલીમાં સભા કરવાના છે અને સાંજે અમેઠીમાં રોડ શો કરશે સમાજવાદી અને બહ્જન સમાજવાદી પાર્ટી દ્વારા બારાબાંકીમાં જાહેર સભા યોજાઈ છે તેમાં અખિલેશ યાદવ અને માયાવતી રેલીને સંબોધશે

પી

તેમણે આ પ્રકારના જાતિવાદી પ્રભાવને મહત્વ આપવા માધ્યમોને અનુરોધ કર્યો છે ગઈકાલે નવી દિલ્ફીમાં એક પ્રવચન દરમિયાન શ્રી નાયડુએ કહ્યું કે ક્ષમતા યારિત્ર્ય અને વર્તનના આધારે નેતાની યુંટણી કરવી જાઈએ તેના બદલ જાતિ નાણાં અને સામાજિક બાબતોને વધુ મહત્વ મળે છે

આઇએનએસ રાજાણી અરકકોણમ ખાતે અને આઇએનએસ દેગા વિશાખાપદ્દણમ ખાતે તૈયાર રખાયાં છે

ઓડીશા સરકારે રાહત માટે વધુ બે હેલીકોપ્ટર અને એનડીઆરએફની ટુકડીઓ માટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે

એક નિવેદનમાં તેમણે કહ્યું કે શ્રીલંકા આઈએસની ધમકીને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે ઈન્ટેલીજન્સ માહિતીની આપ લે કરશે તેમણે કહ્યું કે ઈસ્ટરના દિવસે થયેલા બોંબ વિસ્ફોટ કેસમાં મહત્વની માહિતી મળી રહી છે

લંડનની વંડસવર્થ જેલમાં રખાયેલા મોદી સામે ભારતને સોંપવાનો કેસ યાલી રહ્યો છે

આ અરજીની આઠમી મે એ વેસ્ટ મિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થશે

પરીણામે બેંગલોરની ટીમ રમતમાંથી ફેંકાઈ ગઈ છે વરસાદના કારણે પાંચ જ ઓવર રમાઈ

રાજસ્થાનના લેગ સ્પીનર શ્રેયસ ગોપાલે હેટટ્રીક કરી હતી

એટલે રમત બંધ રહેતા બંને ટીમને સરખા પોઈન્ટ મબ્યા છે

એસ પ્રણય બી સાંઈ પ્રણીત શુભાંકર ડે અને લક્ષ્ય સેન રમશે

મહિલા સિંગલ્સમાં સાયના નહેવાલ ચીનની વાંગ શીથી સામે અને અરૂણા પ્રભુદેસાઈ ચીનની લી શુરેઈ સામે રમશે

પુરૂષોની ડબલ્સમાં મનુ અત્રી અને બી